ત્યારે આજરોજ મુખ્યમંત્રી વિજય રૂપાછીના હસ્તે વીવિધ સવલતોનું ઓનલાઈન ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું

આ તમામ સુવિધાઓનું આજે મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ ગાંધીનગરથી ઓનલાઈન ભૂમિપૂજન કર્યું હતું

સરકાર દ્વારા ફરી માર્ગદર્શિકા પાઠવવામાં આવી છે જેમાં પુશ્ન વિચારણાના અંત સુધારા કરવામાં આવે છે જેમાં કેન્સરના દર્દી સગરભાા માતા પ્રી ઓપરેશન દરમ્યાન તેમજ ફન્ટલાઈન હેલ્થ વર્કર તબીબી સ્ટાફ નર્સ લેબ ટેકનિશીયન વગેરેને સરકારી કે ખાનગી લેબની તપાસ માટે તબીબના રેફરેન્સની જરુર પડશે નહીં અને તબીબીની મંજૂરી હવે લેવી નહીં પડે આ અંગે ગુજરાત આરોગ્ય વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરી દેવામાં આવ્યો છે

આરતી ભક્ટ રણ તીડ પાકિસ્તાન તરફથી કચ્છમાં ઉતરી આવેલા રણતીડ આજે ખાવડા અને ધોળાવીરા બાદ ભુજ તાલુકાના સહહદી ગામોમાં દેખાય છે ભુજ તીડ નિયંત્રણ કચેરીના પ્લાન્ટ પ્રોટેકશન ઓફિસર અશોક બારૈયાએ જણાવ્યું હતું કે ખાવડા અને ધોળાવીરામાં અલગ અલગ ચાર ટીમો દ્વારા દવા છંટકાવ કરીને તીડ નિયંત્રણ હાથ ધરવામાં આવ્યું હતું લોડાઈવિસ્તારમાંદેખાયેલા તીડ મામલે તેમણે કહ્યું કે ગ્રામસેવકને મોકલ્યા છે અમે રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ વહેલી સવારે તીડ નિયંત્રણ કાર્ય હાથ ધરવામાં આવશે

આ માટે નગરપાલિકા સાથે પરામર્શ કરી સ્થળ નક્કી કરવા સહિતની દિશામાં કામગીરી શરૂ કરાઈ હોવાનું સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબે જણાવ્યું હતું

સ્વામી દેહાવસના અમદાવાદના મણીનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના અધ્યક્ષ આચાર્ય પ્રિયપુરુષોત્તમદાસજીના દેહવિલયના સમાચારથી કચ્છભરમાં તેમના અનુયાયીઓમાં શોકનું મોજૂં ફરી વળ્યું છે સદગત પુરુષોત્તમ પ્રિયદાસજી મૂળ કચ્છના હતા ભુજ તાલુકાના માનકુવા નજીકના ભારાસર ગામે ખેડૂત પરિવારમાં જન્મેલા આચાર્યશ્રીનું સાંસારિક નામ હીરજીભાઈ હતુ

પ્રધાનમંત્રી નરેન્દઢર મોદી તેમજ ગ્રહમંત્રી અમીત શાહ સહિત અનેક અગ્રણીઓએ તેમના દ્વારા હાથ ધરાયેલા શિક્ષણ સેવા સંસ્કારના કાારયોને યાદ કરી અંજલી આપી હતી આરતી ભટ્ટ હવામાન આગાહી રવિવાર સુધી કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે ત્યારે આજ સવારથી જીલ્લાના વાતાવરણમાં પલ્ટો આવ્યો છે ભુજ માંડવી અબડાસા લખપત નખત્રાણા રાપર તાલુકામાં ભારે પવન કૂંકાયા બાદ ઝાપટા વરસ્યા હતા ત અન્યત્ર ધૂપ છાંવની સ્થિતિ જોવા મળી હતી